રાષ્ટ્ર તિ શ્રી રામનાથ કોવિંદ આજથી રાષ્ટ્ર તિ ભવન ખાતે શરૂ થનારી રાજય ાલો અને ઉ રાજય ાલોની બે દિવસીય રીષદની અધ્યક્ષતા કરશે

બાત કાર્યક્રમમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિયારો વ્યકત કરશે ઝારખંડમાં ગઇકાલે લાતેહાર જીલ્લામાં એક નકસલી હુમલામાં હોમ ગાર્ડના ત્રણ જવાનો અને રાજય ોલીસના એક સહાયક સબ ઇન્સો કટર શહીદ થયા હિ દુબઇ ઇન્ટરનેશનલ સર્કીટમાં ભારતીય બોકસર વિજેન્દર સિંઘે કોમનવેલ્થ

ગઇકાલે મુંબઇમાં આ ત્રણ ક્ષોની સંયુકત બેઠક યોજાઇ હતી કોંગ્રેસના અહેમદ ૈ ટેલ અને મલ્લિકાર્જુન ખડગે શિવસેનાના અધ્યક્ષ ઉધ્ધવ ઠાકરે અને સાંસદ સંજય રાઉન એનસી ીના અધ્યક્ષ શરદ વાર અને જયંત ાટીલ સહિત ત્રણે ક્ષોના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં હાજર હતા

રાષ્ટ્ર તિ શ્રી રામનાથ કોવિંદ આ રીષદની અધ્યક્ષતા કરશે

આ રીષદમાં વિવિધ સત્રોમાં મહત્વના થીમ આધારીત મુદ્દાઓની ચર્ચા કરાશે તેમાં આદિવાસી બાબતો ક્રષિમાં સુધારા જલ જીવન મિશન ઉચ્ચ અભ્યાસ માટે નવી શિક્ષણ નિતિ અને જીવન જીવવાની સરળતા માટે શાસનનો સમાવેશ થાય છે ઉપ રાષ્ટ્રપ્તિ એમ

નીતી આયોગના ઉ ાધ્યક્ષ અને સીઇઓ તથા વિવિધ મંત્રાલયના ઉચ્ય અધિકારીઓ ૈણ ભાગ લેશે

આકાશવાણી હિન્દી પ્રસારણ બાદ તરત જ આ કાર્યક્રમને પ્રાદેશિક ભાષાઓમાં પ્રસારિત કરશે પ્રાદેશિક ભાષાઓમાં તેનું પુનઃ પ્રસારણ આવતીકાલે રાત્રે આઠ વાગે ૈણ કરાશે

રીઝર્વ બેંકના સત્તાવાર નિવેનદમાં જણાવ્યા અનુસાર આ લે નલમાં આઇડીએફસી ફર્સ્ટ બેંકના નોન એકઝીકયુટીવ ચેરમેન રાજીવ લાલ આઇસીઆઇસીઆઇ પૂડેન્સીયલ લાઇફ ઇન્સ્યુરન્સના મેનેજીંગ ડાયરેકટર અને ચીફ એકઝીકયુટીવ એન

વેંકટેશનનો સમાવેશ થાય છે

તેમણે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓને તકસંગન કરવાની ણ ભલામણ કરી છે ગઇકાલે મુંબઇમાં આરબીઆઇના વડા મથકે એક કાર્યક્રમમાં બોલતાં શ્રી સિંઘે કહયું કે ા ં ચે તેનો અહેવાલ તૈયાર કરવા માટે લગભગ બધા રાજ્યોની મુલાકાત લીધી છે અને તેમાંથી ઘણાએ ફરીયાદ કરી છે કે જીએસટીના કારણે નાણાંકીય સ્વાયતતા સિમિત થઇ ગઇ છે જો કે તેમણે નોંધ્યુ કે દેશ બહ્ ઝડ થી જીએસટી રેટ અ નાવી રહયો છે

સિંઘની અધ્યક્ષતાવાળી આંતર મંત્રાલયની ટીમ સમક્ષ પ્રેઝન્ટેશન કર્યુ હતું

તેઓ ગઇકાલે નાગપુરમાં કૃષિ પ્રદર્શન એગ્રો વિઝનની અગિયારમી આવૃત્તિના ઉદઘાટન પ્રસંગે બોલી રહયાં હતા

અધિકારીઓએ જણાવ્યું કે યાદવા ોલીસ મથક વિસ્તાર હેઠળના લુકિઆતંડ ગામ ાસે ગાડીમાં ઊલીસ લે દ્રોલીંગ કરી રહી હતી ત્યારે રાત્રે આશરે સાડા આઠ વાગે નકસલીઓએ ોલીસ કાફલા ઉ ર ગોળીબાર કર્યો

એક ટવીટમાં તેમણે કહયું કે આ કાયરતાભર્યુ કૃત્ય છે

તેમણે કહ્યું કે આ સાધન વધુ ાંચ સ્થળોએ લગાવવામાં આવશે તેમણે કહ્યું કે રંગીયા ડીવીઝન સિંગલ યુઝ પ્લાસ્ટિકથી મુક્ત થઈ ગયો છે

શ્રી જયશંકરે શિખર બેઠકની સાથો સાથ જા નના વિદેશ મંત્રી તોશીમીત્શુ મોટેગી સાથે ણ વાતચીત કરી હતી

તેમણે ખાતરી આ ી છે કે ઉદ્યોગ અને આંતરીક વે ાર પ્રોત્સાહન વિભાગ બાયોટેકનોલોજી ક્ષેત્રના નવા અને ઉભરતા ઉદ્યોગોને તમામ સહાય આ શે